તે ઉપર ભાર મૂકી જણાવ્યું કે તેઓને સતત તાલીમ મળતી રહેવી જોઇએ

રમતવીરોને પ્રધાનમંત્રીએ સંસદગૃહમાં આમંત્રયા હતા

આ પરિષદ હોમિયોપોતીના શિક્ષણ અને કામગીરીનું નિયમન કરશે આ ખરડાની જોગવાઇઓ અંગે ગૃહમાં નિવેદન કરતાં આયુષમંત્રી શ્રીપાદ નાઇકે કહ્યું કે તે દ્વારા હાલનું નિયામક મંડળ બદલાશે આ વટહુકમ દ્વારા પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ઝડપી બનાવી હતી

એક યાદીમાં રીઝર્વ બેન્કે જણાવ્યું હતું કે નાણાનીતિ સમિતિએ દિવસની આ બેઠકને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે

દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વડોદરા ખાતે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી ભાવનગર ખાતે ધ્વજવંદન કરાવશે મંત્રીમંડળના સભ્યો કલેક્ટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે

ફળદુ અમદાવાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ ખાતે ધ્વજવંદન કરાવશે જ્યારે કચ્છમાં દિલીપકુમાર ઠાકોરના હસ્તે ત્રિરંગાને સલામી અપાશે

એસ પ્રણય અને સમીર વર્મા બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે

મેન્સ ડબલ્સમાં મનુ અત્રી અને બી